તેઓ આ વેબીનારમાં માળખાકીય ક્ષેત્રમાં મૂડીરોકાણ આકર્ષવા અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ વધારવા તેમજ માળખાકીય ક્ષેત્રની યોજનાઓની ગતિ અને ગુણવત્તા સુધારવા ઉપાયો સુચવશે આજના વેબીનારમાં બે સત્રમાં વરિષ્ઠ અધિકારીઓ મંત્રીઓ અને નિષ્ણાતો બજેટના માળખાકીય ક્ષેત્રના અભિગમના અસરકારક અમલીકરણ અંગે ચર્ચા વિચારણા કરશે

આ પ્રોજકેટમાં દેશ સેવા માટે જાણીતા મહારાજ સુહેલદેવની પ્રતિમાની સ્થાપના ઉપરાંત ચિતૌરા તળાવ ખાતે ચિલ્ડ્રન પાર્ક અતિથિ ગુહ જેવી સુવિધાઓ વિકસાવાશે

એવી જ રીતે આ મિશન હેઠળ એક કરોડ દસ લાખ હેકટર વિસ્તારમાં સુક્ષ્મ પોષક તત્વો અને જૈવિક ખાતરની મદદથી જમીનની ગુણવત્તા સુધારવાની કામગીરી કરવામાં આવી છે વધુ ઉપજ આપતી વિવિધ પાકોની તાલીમ ખેડૂતોને આપવામાં આવી છે

તેમણે ઉમેર્યું કે ચાર હજાર કરોડ રૂપિયાના ખર્ચે ઊંડા દરિયા અંગેનું મિશન શરૂ કરવામાં આવશે સંશોધન અને વિકાસ સંસ્થાઓમાં સારા સહ્યોગ માટે નવ શહેરોમાં સંયુક્ત માળખું ઉભું કરવામાં આવશે રાજનાથ યુનિ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું છે કે વિવિધતામાં એકતા એ ભારતીય લોકશાહીની સુંદરતા છે અને આ અનોખું લક્ષણ ફક્ત ભારતમાં જ દેખાય છે તેમણે કહ્યું ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી છે અને વિવિધતા લોકશાહીને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે

સશસ્ત્રદળ કેટેગરીમાં જાટ રેજીમેન્ટની સર્વશ્રેષ્ઠ માર્યિંગ કન્ટીજન્ટ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે

કેન્દ્રિય આરોગ્યમંત્રી હર્ષવર્ધને ગઇકાલે પત્રકારો સાથેની વાતચીતમાં આ મુજબ જણાવ્યું હતું

કોવેક્સ યોજના હેઠળ આ બે રસીઓ સમગ્ર વિશ્વમાં ઉપયોગમાં લઇ શકાશે સંસ્થાની યાદીમાં જણાવ્યું છે કે નવી બે રસીઓ સીરમ ઇન્સ્ટીટ્યુટ ઓફ ઇન્ડિયા અને એસ્ટ્રા ઝેનેકા એસ કે બાયો કોરીયા દ્વારા બનાવવામાં આવી છે

નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ બહાર પાડેલા પરિપત્ર મુજબ વાહન ચાલકોએ ફાસ્ટટેગ દ્વારા જ ટોલનાકા પર ટોલ ટેક્સ યૂકવવો પડશે

ફાસ્ટટેગ લગાવવાથી વાહન ચાલકોને લાંબી લાઈનોમાંથી મુક્તિ મળશે અને સમય અને ઈંધણનો બચાવ પણ થશે ફાસ્ટેગ મેળવવા ટોલ નાકાઓ પર પણ સુવિધા ઉપલબ્ધ છે જે માટે વાહન ચાલકોએ ઓરિજિનલ ચૂંટણીકાર્ડ લાઈટ બીલ અને વાહનની ઓરિજિનલ આરસી બુક આપો એટલે ગણતરીની મિનિટમાં ફાસ્ટટેગ સુવિધા મળી જશે હવેથી ફાસ્ટેગ ના હોય તો બમણો ટોલ યુકવવા પડશે

ગુજરાતના ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમારે જણાવ્યું છે કે કોરોના સંક્રમણ નિયંત્રણ તકેદારી રૂપે રાજ્યમાં અમદાવાદ વડોદરા સુરત અને રાજકોટમાં રાત્રિ કરફયુ વ્યવસ્થા યાલુ રાખી સમયમાં થોડી છૂટ આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે

અમારા સંવાદદાતા જણાવે છે કે બચાવ ટુકડીએ આજે સવારે ટનલમાંથી વધુ બે મૃતદેહો બહાર કાઢયા છે

વસંત પંચમી સમગ્ર દેશમાં વસંત પંચમી અને સરસ્વતી પૂજાના પર્વની શ્રદ્ધા અને હર્ષોલ્લાસ સાથે પરંપરાગત રીતે આજે ઉજવણી કરવામાં આવશે આજે લોકો અને ખાસ કરીને વિદ્યાર્થીઓ વિદ્યાની દેવી સરસ્વતીની પૂજા અર્ચના કરે છે પશ્ચિમ બંગાળમાં સરસ્વતી પૂજાનું પર્વ ધાર્મિક આસ્થા સાથે ઉજવવામાં આવશે અમારા સંવાદદાતા જણાવે છે કે કોવિડની પરિસ્થિતિને ધ્યાનમાં લઇને બંગાળમાં ઘણી શૈક્ષણિક સંસ્થાઓએ ઓનલાઇન માધ્યમથી સરસ્વતી પૂજાનું સીધુ પ્રસારણ કરવાનો નિર્ણય લીધો છે કેન્દ્રિય વિદ્યાલય કેન્દ્રીય ગૃહમંત્રાલય અને રાજ્ય સરકારો દ્વારા દેશમાં કેન્દ્રિય વિદ્યાલયમાં પ્રત્યક્ષ એટલે કે વર્ગખંડમાં શિક્ષણ શરૂ કરાયું છે